પ્રધાનમંત્રીએ કહ્યું કે ઊર્જા ક્ષેત્રે વૈશ્વિકસ્તરે પરિવર્ત દેખાઈ રહ્યું છે ગ્રાહકોની ઊર્જા વપરાશની પદ્ધતિ ઊર્જાનો પુરવઠો અને સ્રોતોમાં પરિવર્તન આવી રહ્યું છે પુનઃ પ્રાપ્ત ઊર્જા ટેકનોલોજી અને ડિજીટલ એપ્લીકેશનની મદદથી સાતત્યપૂર્ણ વિકાસનું ધ્યેય મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાશે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનની સમસ્યા ઉકેલવા ઘણાં દેશો સાથે આવી રહ્યા છે તે અંગે શ્રી મોદીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી તેમણે સામાજિક આર્થિક વિકાસ માટે ઊર્જાને મુખ્ય ચાલક બળ ગણાવ્યું હતું

જેની થીમ સાયબર સીકયોરીટી એન્ડ કોમ્બાટીંગ સાયબર ક્રાઇમ છે ઇન્ટરનેશનલ એસોસીયેશન ઓફ પોલીસ એકેડેમીએ દુનિયામાં આવેલી પોલીસ એકેડેમીઝ અને તેને સમકક્ષ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓનું વિશ્વભરનું એસોસીએશન છે

ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી આ ઇન્ટરપાની સભ્ય છે વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સમાં સીનીયર પોલીસ અધિકારીઓ પોલીસ એકેડેમીના વડાશ્રીઓ પોલીસ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટના વડાશ્રીઓ ભાગ લઇ રહ્યા છે

જીટીયુ ઝડપથી બદલાતી જતી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ મશીન ર્લનિંગ ડીપ ર્લનિંગ બ્લોક ચેઈન વગેરે અત્યાધ્રનિક ટેક્નોલોજીને લગતા ડિપ્લોમા અને સર્ટીફિકેટ કોર્સ શરૂ કરશે આ કોર્સ ઓનલાઈન અને ઑફલાઈન બંને સ્વરૂપમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે જીટીયુના વિદ્યાર્થીઓને રોજગારીની દૃષ્ટિએ વધારે સક્ષમ બનાવવા કૌશલ્ય વિકાસના કાર્યક્રમો યોજવામાં આવશે તે ઉપરાંત પ્રાધ્યાપકોને અત્યાધુનિક ટેક્નોલોજી વિશે તાલીમ પૂરી પાડવા વધુ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામો યોજવામાં આવશે

નવીન શેઠે ચાંદખેડા કેમ્પસમાં ઈમજગ ટેક્નોલોજી વિશે યોજાયેલા બે દિવસીય વર્કશોપમાં આ જાહેરાત કરી હતી

આ અંગે સત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર એ

સિંઘ અને આધોઈ મેડીકલ ઓફીસર ડો

સોલંકીના માર્ગદર્શનથી ભચાઉ તાલુકાના ચાર વિદ્યાર્થિઓના હદય રોગના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા

તેમાં થી સખો મંડળો દવારા ગોળ અને સિંગદાણાની ચિકકી તૈયાર કરાવી ભજ તાલુકાના લાખોદ ગામના આંગણવાડી કેન્દથી વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમથી કુપોષિત બાળકોને પોષણયૂકત આહારની સાથે સાથે ગ્રામિણ મહિલાઓને સખી મડળ દવારા રોજગારી પણ મળી રહેશે

જમાં વિવિધ શ્રેણીમાં છસો જેટલા સાઈકલ પ્રેમીઓ જોડાયા હતા

આશ્તોષ અંતાણી